પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

જેમાં અમદાવાદમાં તેર સુરતમાં યાર રાજકોટમાં એક વડોદરામાં છ ગાંધીનગરમાં યાર અને કચ્છમાં એક કેસ નોધાયો છે

તેઓ પહેલાથી અનેક બિમારીઓથી પીડાતા હતા

તેમાં ગુજરાતમાંથી અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત રાજકોટ અને કચ્છ જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે

ખાનગી પ્રયોગ શાળાઓને માર્ગદર્શક સુચનાઓ મંજુર કરાઇ છે

દેશના વિવિધ ભાગોમાં જરૂરી યીજવસ્તુઓનો પૂરવઠો પૂરતા પ્રમાણમાં મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે માલવાહક દ્રેનોની સેવાઓ થથાવત રહેશે

આણંદ જિલ્લામાં કોરોનાનો એકપણ પોઝિટીવ કેસ નોંધાયેલ નથી

કોરોના વાઈરસને પગલે વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય સતર્ક થયું છે

ક્વોરન્ટાઇનમાંથી ભાગેલા બે જણને પોલીસની મદદથી પરત લાવવામાં આવ્યા છે આરોગ્ય વિભાગે જણાવ્યું કે જે લોકોને હોમ અન્ડર ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે તેમના ઘરની બહાર પાલિકા દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે વિદેશથી આવતા લોકો ઉપર નજર રાખવામાં આવી રહી છે

કરિયાણાની દુકાનો શાકભાજી દૂધ પ્રોવિઝન સ્ટોર મેડિકલ સ્ટોર આરોગ્ય સેવાઓ બેંક અને પેટ્રોલ પંપો ચાલુ રહેશે

અને તેઓ ટેલિફોન મારફતે નિશુલ્ક માર્ગદર્શન આપશે

વાહન વ્યવહાર ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે

આ નિર્ણયથી ગુજરાત રાજ્ય બહારથી આવતી તમામ પેસેન્જર બસો ટેક્સી કેબ અને મેક્સી કેબ ગુજરાત રાજ્યમાં આજથી પ્રવેશી શકશે નહીં